તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું તેમણે એમ પણ જણાવ્યુ હતું કે

કલ્પના શાહ જિલ્લામાં વરસાદ છેલ્લા બે દિવસ દરમ્યાન પશ્ચિમ કચ્છમાં વરસાદી મહેર પછી આજે આ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે બીજી બાજુ પુર્વમાં વાગડ અને દક્ષિણમાં કંઠીપટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદના સમાચાર મળ્યા છે

ભુજ શહેરમાં દિવસભર વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું પરંતુ ઝરમર છાટાંથી સંતોષ માનવો પડયો હતો જો કે સરહદને અડીને આવેલા ખાવડા બન્ની પચ્છમ વિસ્તારમાં વરસાદના સમાચાર મળ્યા છે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી વરસાદ થવાના સમાચારો અમારા સમાચાર મિત્રો દ્રારા ફોન પર મળતા રહે છે રાપર તાલુકાના ખેંગારપર થી મહાદેવ આહિરે જણાવે છે કે

ભુજ તાલુકાના બન્ની વિસ્તારના નાના દિનારા થી ફજલા વરસાદના સમાચાર મળ્યા છે ધ્રોબાણા બપોરના ભાગમાં નાના અને મોટા દિનારા રતાડિયા અલીમામદ સમા જણાવે છે કે અને કાળા ડુંગર સહિત સરહદી વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી તો નખત્રાણા તાલુકાના મોટી યુરથી અબ્દુલ સલામ જણાવે છે કે આજે બપોરના ભાગમાં હળવા ઝાંપટા વરસ્યા હતા જેને પગલે આ વિસ્તારમાં આવેલ મોરીવારી તળાવ તુટી જવાના સમાચાર તેમણે આપ્યા હતા તો મોટા દિનારાના વાઝભાઈ સમાએ દિનારા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે બપોરના ભાગમાં વરસાદ થયો હોવાના સમાચાર આપ્યા હતા તો મીઠડી બન્ની ખાતે પણ સવારથી બપોર સુધી ગાજવીજ સાથે વરસાદ થયો હોવાનું તેમજ સતત ત્રણ દિવસથી થઈ રહેલ મેઘમહેરને પગલે ગામમા પાણી ભરાયા હોવાનું મામદ રહીમ મુતવાએ જણાવ્યુ હતું તો પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી વિસ્તારમાં ગઈ રાતે ધીમીધારે વરસાદ યાલુ રહ્યો હતો અને આજે સવારે પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો જિલ્લામાં અને ખાસ કરીને આ પંથકમાં ત્રીજા રાઉન્ડને પગલે ખેતીપાકોને ખુબ જ ફાયદો થશે તેવી લાગણી ધરતીપત્રો અનુભવી રહ્યા છે

સમુદ્રમાં વરસાદી સીસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી રાજયભરમાં કરાઈ છે

લાઈનનો ગણેશોત્સવો લગભગ સાત દાયકા જેટલો જુનો છે દ્રારા વર્ષોથી પરંપરાગત રીતે દશે દિવસ સુધી સાર્વજનિક ગણોત્સવ ઉજવાય છે દરમ્યાન ગણેશોત્સવો દરમ્યાન ડાયાલીસીસના દર્દીઓની સહાય માટે ભુજમાં વિવિધ ગણેશ મંડળો દ્રારા દાન પેટી મુકવામાં આવે છેસમાજ સેવા સાથે સંકળાયેલા મિતેશ શાહ દ્રારા

જિનાલયોમાં ભાવિકો ઉમટી રહ્યા છે પર્યુષણ પર્વના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પ્રભુને સાંજના સમયે ધરાવાતી અંગરચના જેને આંગી કહેવાય છે તે બનતી હોય છે ભુજના આરાધના ભવન જૈન દરાસર ખાતે ભાવિકોએ વિવિધ આંગી તૈયાર કરી હતી ભુજના કચ્છ વિસા ઓસવાળ જૈન સંઘ સંયાલિત શ્રી મુની સુવ્રત સ્વામી જીનાલય ખાતે પ્રથમજવાર થ્રીડી આંગી તૈયાર કરાઈ હતી